પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે

ગઈકાલે પત્રકારો સાથેની વાતચીતમાં ભારતના ઔષધ મહાનિયામક વી

સોમાણીએ આ અંગે જાહેરાત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ સામેની લડત માટે વૈજ્ઞાનિકોના પ્રયાસોને બિરદાવ્યા છે અને વધુ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે

તેમણે જણાવ્યું છે કે દેશમાં તૈયાર થયેલી બે વેકસીનને મંજૂરી મળવાથી દેશને કોરોના મુક્ત કરવા ચાલી રહેલી ઝૂંબેશ હવે વધુ મજબૂત બની છે

શ્રી નિતીન પટેલે ઉમેર્યું હતું કે ગુજરાતમાં ત્રણ તબક્કામાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરાશે પ્રથમ તબક્કામાં ફંટલાઈન વોરિયર્સ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ બીજા તબક્કામાં આશા વર્કર અને પોલીસ જવાનો અને ત્રીજા તબક્કામાં સિનિયર સિટિઝન અને કો મોર્બિડની સ્થિતિ ધરાવતા દર્દીઓને રસી આપવા માટેનું આયોજન હાથ ધરાયું છે કોરોના વોરિયર્સને વિના મૂલ્યે રસી અપાશે તેમણે મોક્ષવાહિની રથની ભેટ બદલ દાતાઓને અભિનંદન પાઠવતા કહ્યું કે દાન આપવાની ગુજરાતની ગૌરવવંતી પરંપરાને આગળ ધપાવી છે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

તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના યારમાંથી બે પ્રશ્નોના ઉકેલ વિષે સહમતી સધાઈ છે તેમાં પહેલો પર્યાવરણને લગતો અને બીજો વીજળીધારાને લગતો છે શ્રી તોમરે ખેડૂતોને ખાતરી આપી હતી કે લધુત્તમ ટેકાના ભાવ અને ગંજબજારની વ્યવસ્થા પહેલાંની જેમ જ યાલુ રહેશે જોકે લઘુત્તમ ટેકાના ભાવનો કાયદો અને બજાર ભાવ તથા ટેકાના ભાવ વચ્ચેના તફાવતનો મુદ્દો નવી રચાનારી વિશેષ સમિતિને સોંપવામાં આવશે

આ સમિતિ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને કાયદાની બંધારણીય વૈધતાનો અભ્યાસ કરીને નિર્ણય લેશે

ઈજા ગ્રસ્ત મુસાફરોને સારવાર માટે આબુ રોડ અને માઉન્ટ આબુની હોસ્પિટલમાં લઈ જવાયા છે બસના મોટાભાગના મુસાફરો આણંદ જીલ્લાના હોવાનું જાણવા મળ્યું છે આણંદના સાંસદ મિતેષ પટેલે જીલ્લા કલેક્ટર અને પોલીસ વડા સાથે વાતચીત કરીને અકસ્માતમાં ઈજા ગ્રસ્ત મુસાફરોને ઝડપથી સારવાર મળે તે હેતુથી સુચના આપી હતી